પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે

રાજ્યના અન્ન અને નાગરિક પ્રરવઠામંત્રી શ્રી જયેશ રાદડીયાએ જણાવ્યું છે કે આજે સાડા પાંચ લાખ લાભાર્થી પરિવારોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવ્યું

રાજ્યના પોલીસવડા શ્રી શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે હોટસ્પોટ અને ક્લસ્ટર ક્વોરન્ટાઇન વિસ્તારોમાં વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે

એમ

ઉલ્લેખનીય છે કે શ્રી મોદીએ બે દિવસ અગાઉ રાજકીય પક્ષોના અગ્રણી નેતાઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરી હતી આ ઉપરાંત રાજયોના મુખ્યમંત્રીઓ સાથે પણ પરિસ્થિતિની ચર્ચા કરી હતી આવતીકાલે સવારે પ્રધાનમંત્રી આગળની કામગીરી અંગે પણ જાહેરાત કરશે ફી વધારો રાજ્ય સરકારે પ્રાથમિક અને માધ્યમિક તથા ઉચ્યતર માધ્યમિક શાળાઓમાં કોઈપણ પ્રકારની ફી વધારા પર મનાઈ ફરમાવી છે મુખ્યમંત્રીના અધ્યક્ષપદે મળેલી બેઠકમાં આ અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે અને જો કોઈ શાળા આ અંગે ફી વધારો કરશે તો સખત કાર્યવાહીની ચીમકી આપવામાં આવી છે

રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવશ્રી ડો

શહેરોમાં જ્યાંજ્યાં સીસીટીવી કે ડ્રોન કેમેરાથી સર્વેલન્સ શક્ય નથી ત્યાં ધાબા પોઇન્ટ બનાવીને સર્વેલન્સ વધુ સધન બનાવાશે ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી ઝાએ વધુમાં જણાવ્યું હતું કે લોકડાઉનનો કડક અમલ કરવા માટે આજથી સોસાયટીઓમાં લગાવવામાં આવેલા ખાનગી સીસીટીવીમાંથી ક્ટેજ મેળવીને લોકડાઉનનો ભંગ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે

એમ ડેશબોર્ડના માધ્યમથી વાત કરી હતી મુખ્યમંત્રીશ્રીએ રાજકોટના મટોડા ઔદ્યોગિક વસાહતની ઓટોમોબાઇલ પાર્ટસ ઉત્પાદન કંપનીના આશ્રયગ્રસ્ત શ્રમિકો વડોદરા મકરપુરામાં કાર્યરત ઓઇલ મીલ સંકુલમાં રહેતા કામદારો તેમજ અમદાવાદના ચાંગોદરની બેકરી પ્રોડક્સ કંપનીના કારીગરો સાથે વાતયીત કરી હતી

વડોદરામાં કોરોનાના ખાસ ફરજ પરના અધિકારી વિનોદ રાવે પત્રકારો સાથેની વાતચીતમાં આ અંગે વધુ માહિતી આપી

તેમજ લોકડાઉનનો અમલ પણ કડક બનાવવામાં આવ્યું છે આ અંગે અમારા રાજકોટના પ્રતિનિધિ આપે છે વધુ માહિતી

આ અંગે ભાવનગરના લાભાર્થીનો પ્રતિભાવ સાંભળીએ

શાખા દ્વારા ચાલતા ગ્રામીણ સખી મંડળની બહેનોએ કોરોના સામે લડત આપવા માસ્ક બનાવવાનું બીડું ઝડપ્યું છે

ભાવનગર ડિવિઝનના પોરબંદર રેલવે સ્ટેશનથી શાલીમાર સ્ટેશન સુધીની વિશેષ પાર્સલ ટ્રેન શરૂ કરાઇ છે

આ વિશેષ ટ્રેન જામનગર રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ નંદુરબાર નાગપુર બિલાસપુર રાઉરકેલા ટાટાનગર અને ખડકપુર સ્ટેશનો પર રોકાશે આ વિશેષ ટ્રેન નવમી તેમજ બારમી એપ્રિલે પોરબંદરથી શાલીમાર ગઇ હતી